પ્રધાનમંત્રી અને બંગાળના મુખ્યમંત્રી આજે વિવિધ જગ્યાએ જાહેરસભાને સંબોધશે

ઉલ્લેખનિય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ગઈકાલથી ચાર દિવસીય કોવિડ રસીકરણ અભિયાનની ખાસ ઝુંબેશનો આરંભ કરાવ્યો હતો

આગામી દિવસોમાં પણ તેની માંગ વધી શકે છે મંત્રાલય દ્વારા રેમડેસીવીરના તમામ ઘરેલું ઉત્પાદકો દવાનો જથ્થો રાખનાર અને આ દવાના વિતરકોની વિગતો વેબસાઈટ પર પ્રરી પાડવાની સલાહ આપવામાં આવી છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેનો પ્રચાર પૂરજોશમાં યાલી રહ્યો છે વિવિધ રાજકીય દળોના નેતાઓ મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે આ સાથે વિવિધ રાજ્યોમાં પેટા યૂંટણી માટેનો પ્રચાર પણ ચાલી રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્ન મોદી વર્ધમાન કલ્યાણી અને બારાસાત મતવિસ્તારોમાં જાહેરસભાઓ યોજશે જયારે શ્રી અમિત શાહે ઉત્તર બંગાળમાં યૂંટણી પ્રયાર કરશે ટીએમસીના વડા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નાદીયા અને ઉત્તર ચોવીસ પરગણામાં યાર રેલીઓમાં સંબોધન કરશે એવી જ રીતે સંયુક્ત મોરચાના અગ્રણીઓ પણ વિવિધ મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરશે સંસ્ક઼ત એપ બાંગ્લાદેશ ખાતેના ભારતીય હાઈ કમીશન દ્વારા ચલાવાતા ઈન્દિરા ગાંધી સાંસકૃતિક કેન્દ્ર દ્વારા સંસ્કૃત શિક્ષણ એપનો આજે શુભારંભ થશે ઈન્દિરા ગાંધી સાંસ્ક્રતિક કેન્દ્ર દ્વારા સંસ્ક્રતના શિક્ષણના પ્રચાર પ્રસારની યલાવાતી ખાસ ઝુંબેશ હેઠળ આ એપ શરૂ કરાશે સૂચિત એપમાં સંસ્કૃતનું શિક્ષણ વાતચીત દ્વારા સરળતાથી આપવામાં આવશે

બૌધ્ધ તથા જૈન સહિત ઘણા અન્ય ધર્મોના ધર્મગ્રંથો પણ સંસ્કૃતમાં છે

વિદેશમંત્રી એન્ટોની બ્લિકેને કોવિડ રોગયાળાના શરૂઆતના તબક્કામાં ચીને પારદર્શક નીતિ નહીં અપનાવી હોવા બાબતે તેની કડક શબ્દોમાં ટીકા કરી છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા મહિને બહાર પાડેલા અહેવાલમાં નોંધ્યું હતું કે કોવિડ રોગયાળો કેવી રીતે શરૂ યો તે અંગે ચોક્કસ માહિતી મળતી નથી

વહિવટીતંત્રે કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમોનું પાલન થાય તે માટે વ્યવસ્થા ગોઠવી છે

વાવાઝોડાના કારણે ઘર તુટી પડવા અને વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ છે ઐવી જ રીતે વિજળીના થાંભળા ધરાશાયી થતાં વિજ પુરવઠાને અસર થઈ છે હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડું હવે નબળું પડતું જાય છે

જોકે યાર્ટડ કાર્ગો એર એમ્બ્યુલન્સ અને વિશેષ ઉડાનો પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં કોવિડ સંક્રમણને વધતુ અટકાવવા પાંચ એપ્રિલથી લાગુ કરાયેલા લોકડાઉન અંતર્ગત બાંગ્લાદેશમાં સ્થાનિક ઉડ્ડયનો પર પહેલાથી જ પ્રતિબંધ મુકાયો છે રસીકરણ ઝૂંબેશ ગુજરાતમાં કોવિડ સામેની લડતના ભાગરૂપે ખાસ રસીકરણ ઝ્રંબેશનો ગઈકાલથી આરંભ થયો છે